જેટલી માહિતી સ્પષ્ટ હશે તેટલી જ સરળતાથી શિક્ષણનીતિનું અમલીકરણ કરી શકાય

જનરલ હોસ્પિટલ ખાતે શિક્ષણ વિભાગ ગુજરાત રાજય પ્રેરીત જિલ્લા વહીવટી તંત્ર ડી ઓ

પી ઓ કચેરી તથા કચ્છ જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંગઠન ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું તેમજ હોસ્પિટલના પ્રાંગણમાં વૃ ક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું શિક્ષણમંત્રી શ્રી યુ ડાસમાએ કચ્છના શિક્ષણ સેવાકર્મીઓને બિરદાવ્યા હતા તેમજ અધિકારીકર્મચારીઓને માસ્કસેનેટાઈઝરપીપીઈ કીટનું વિતરણ કરાયુ હતું આ પ્રસંગે સાસંદ વિનોદ ચાવડા તેમજ ભુજ ધારાસભ્ય નીમાબેન આચાર્ય શિક્ષકો તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આરતી ભદ્દ ઔધોગિક નીતિ મુ ખ્યમંત્રી ગુજરાતના ઔધોગિક વિકાસને નવી ઉંચાઈ પર્જોચાડવાનો ઉદેશ ધરાવતી ઔધોગિક નીતિ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરી છે ગાંધીનગર ખાતે તેમણે આ પ્રસંગે કહ્યુ છે કે ઔધોગિક વિકાસને વેગ આપીને આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરવાની નેમ રાજય સરકાર ધરાવે છે એમ જણાવ્યુ હતું તેમજ રાજ્યમાં બેરોજગારીનો દર દેશના અન્ય રાજ્ય કરતા નીચો છે

ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરતા જણાવ્યુ હતું કે કોરોના સંક્રમણ વધતુ અટકાવવા રાજય સરકાર દ્રારા શીતળા સાતમ જન્માષ્ટમી ભાદરવી પુનમનો મેળો ગણપતિ ઉત્સવ તાજિયા ઝુલુસ સંવત્સરી તેમજ શ્રાવણ માસના યોજાતા મેળા પદયાત્રાશોભાયાત્રા જાહેર ઉજવણીને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે રાજય સરકાર દ્રારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે

ટી

ટી ઈ માટેની ઓનલાઈન અરજી કરી શકાશે ચાલુ વર્ષે પ્રવેશ માટેની તમામ પ્રવેશ પ્રકિયા માત્ર ઓનલાઈન થશે ક્યાંક ફોર્મ જમા કરાવવાનું રહેશે નફી પરંતુ ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ વાલીઓએ પોતાની પાસે રાખવાની રહેશે જેથી ભવિષ્યમાં વાલીને બાળકના પ્રવેશ બાબતે મુ શ્કેલી પડે તો ફોર્મની કોપીના આધારે નિરાકરણ લાવી શકાય

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે ધ્વજવંદન કરાશે આ પ્રસંગે આરોગ્ય શાખાના તબીબો કર્મચારીઓ જિલ્લા વફીવટી તંત્રના કર્મચારીઓને પોલીસ જવાન અને નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે આજરોજ કલેકટરશ્રી પ્રવિણા ડી કે